પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યાયતંત્ર દ્વારા વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંત્રલન સાધવામાં આવ્યું છે તે બદલ તે ન્યાયતંત્રની પ્રશંસા કરી છે

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મોકલવામાં આવનાર નિષ્ણાંતોની ટીમ આજે ચીનના વુહાન જઇને કોરોના વાયરસના ઉદભવના કારણોની તપાસ કરશે

તેમણે કહયું કે કાયદો એ સર્વોચ્ય છે અને ભારતના લોકોને ન્યાયતંત્રમાં પુરો વિશ્વાસ છે પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે સર્વોચ્ય અદાલત ધ્વારા આયોજિત બે દિવસીય ન્યાયિક પરીષદને સંબોધી રહયાં હતા અયોધ્યા જમીન વિવાદ અંગેના સર્વોચ્ય અદાલતના તાજેતરના યુકાદા અંગે સ્પષ્ટતા કરતા પ્રધાનમંત્રીએ કહયું કે આ નિર્ણય લેતાં અગાઉ ઘણી મંત્રણાઓ થઇ હતી પરંતુ લોકોએ આ યુકાદાને દિલથી આવકાર્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એ ગૌરવની બાબત છે કે ભારતીય ન્યાયતંત્ર વિધાનસભા અને કારોબારી એકબીજાની ભૂમિકાઓનો આદર કરતાં બંધારણની ભાવનાને આગળ ધપાવી રહયાં છે તેમણે એમ પણ કહયું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જીવન સત્ય અને સેવાને સમર્પિત હતું જે ન્યાયતંત્રનો પાયો મનાય છે શ્રી મોદીએ પર્યાવરણીય ન્યાયશાસ્ત્રને ફરીથી ઓળખ આપવા બાતે ન્યાયતંત્રની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ન્યાયતંત્ર ધ્વારા વિકાસ અને પર્યાવરણ વચ્યે સંતુલન સાધવામાં આવ્યું છે તેમણે કહયું કે એક સમય એવો હતો કે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ સાથે થઇ શકતુ ન હતું પરંતુ ભારતે આ પરીપ્રેક્ષ્યને બદલી નાંખવા દેશમાં હવે ઝડપથી જંગલ વિસ્તારને વધારતા વિકાસ થઇ રહયો છે પ્રધાનમંત્રીએ કહયું કે ભારતીય ન્યાયિક પ્રણાલીએ પ્રભાવશાળી ન્યાય માટે તકનીકને અપનાવી છે તેમણે કહયું કે સરકાર દરેક કોર્ટને ઇ કોર્ટ ઇન્ટીગ્રેટેડ મિશન મોડ પ્રોજેકટ સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રીડ અદાલતની કાર્યવાહીને વધુ સરળ બનાવશે

બોબડેએ જણાવ્યું હતું કે ભારતે તેની મુળભુત વિશેષતાઓ જાળવી રાખીને મજબુત અને સ્વતંત્ર ન્યાયતંત્રની રચના કરી છે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે લોકશાહીમાં વિરોધ અને લોકપ્રિયતા બંને આવકાર્ય છે પણ જયારે લોકપ્રિયતા બંધારણીય જનાદેશ ઉપર પ્રભાવ પાડે ત્યારે સમસ્યા ઉભી થાય છે

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તેમની પ્રથમ બે દિવસીય ભારત મુલાકાત સોમવારે ગુજરાતથી શરૂ કરશે અમદાવાદમાં ઇન્ડિયા રોડ શો ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે રોડ શો ના માર્ગ પર દેશભરના કલાકારો પોતાની પ્રસ્તુતીઓથી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે

આકાશવાણી સાથેની વાતચીતમાં વિદ્યાર્થીઓએ બંને નેતાઓનું તેમના યોગાસનો અને લોકગીતો પર નૃત્યો ધ્વારા સ્વાગત કરવાનો ઉત્સાહ જણાવ્યો હતો

વોશિગ્ટન ખાતે એક અગ્રણી વહીવટી અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે બંને દેશોના સંબંધો લોકતાત્રિક મુલ્યો સમાન વ્યુહાત્મક હિત અને બંને દેશના લોકો વચ્ચેના પરસ્પર સંપર્ક પર આધારીત છે તેમણે કહયું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેના ગાઢ સંબંધો ઉદાહરણીય છે સુત્રોએ જણાવ્યું હતું કે આ યાત્રા દરમિયાન કેટલાક મુખ્ય ક્ષેત્રો પર વિયાર વિમર્શ કરાશે અમેરીકા વિશ્વના પાંચમાં નંબરની સૌથી મોટી ભારતની અર્થ વ્યવસ્થાની ઉર્જા સંબંધિત જરૂરીયાતોને પુરી કરવામાં મદદરૂપ બનવા તૈયાર છે

અમેરીકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું કે અમેરીકાનું માનવુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇપણ સફળ વાટાઘાટનો પાયો એ છે કે પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદીઓ અને કટરવાદીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરે સુત્રોએ જણાવ્યું કે અમેરીકી રાષ્ટ્રપ્રમુખ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા તથા બંને દેશો વચ્ચે મતભેદો ઉકેલવા માટે દ્વિપક્ષીય વાટાઘાટ કરવાને પ્રોત્સાહન આપે છે

ત્યારબાદ ગ્વાંગડોગ અને સીચુઆન સંદેશો ગયા હતા તેમની યાદીમાં શંકાસ્પદ રીતે હુબઇ અને વુહાનનો સમાવેશ ન હતો જો કે આ ટુકડીને છેલ્લે ચીની સરકારેવુહાન જવાની પરવાનગી આપી હતી આ વાયરસને ફેલાતો અટકાવવા ઉપરાંત વિશ્વ આરોગ્ય સંગઠન અને ચીનના આરોગ્ય અધિકારીઓનું મોટુ કાર્ય આ રોગની સારવાર માટે એક પ્રમાણભુત દવા વિકસાવવાનું પણ છે

વિવિધ રમતોવાળી આ સ્પર્ધાનો કટકના જવાહરલાલ નહેરૂ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય સમારંભ સાથે શુભારંભ થશે

રમતવીરો ખેલો ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સને માત્ર તેમની શૈક્ષણિત સંસ્થાઓ માટે સિઘ્ઘિ મેળવવાના હેતુસર નહી પરંતુ પ્રતિભા શોધકોની નજરમાં આવવાની તક તરીકે પણ જોઇ રહ્યાં છે આવનારા સમયમાં તે દેશના વિદ્યાર્થી રમતવીરો માટે આગળ વધવાનું મહત્વનું પગથિયું બને તેવી સંભાવના છે ખેલો ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સ એ ભારતના યુવાનો માટે આશાસ્પદ સ્પર્ધા તરીકે જોવાઇ રહી છે જે તેમની રમત ગમત અને શિક્ષણ બંનેમાં સંતુલન કરવામાં મદ કરશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે જીલ્લાના સંગમ બીજબેહરા વિસ્તારના નૈના ગામમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરતાં તેમણે વળતો જવાબ આપ્યો હતો સ્થળ પરથી અત્યાર સુધીમાં બે મૃતદેહો મળી આવ્યા છે

આકાશવાણી સાથેની ખાસ વાતયીતમાં જીલ્લા ખાણ કામ અધિકારીએ જણાવ્યું છે કે આ સોનાનો જથ્થો સોન પહાડી અને હર્દી વિસ્તારોમાંથી મળી આવ્યો છે

જાપાન સત્તાવાળાઓ ધ્વારા કોરોના વાયરસ ફેલાવાના કારણે બે અઠવાડીયા કરતા વધુ સમયથી આ જહાજને ટોકયોથી દુર રખાયું છે

ડાયમન્ડ પ્રિન્સેસ જહાજને પાંચમી ફેબ્રુઆરીથી અલગ રખાયૂં હતું જારે એક હોંગકોંગના મુસાફરને વાયરસનો ચેપ લાગ્યો હતો આ જીવલેણ વાયરસ અંગેની તપાસ કરાયા પછી હજારો મુસાફરોને આ અઠવાડીયે ઉતરવાની મંજુરી અપાઇ છે